પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આ પ્રસંગે જણાવ્યુ હતું કે આઝાદી માટે પ્રાણ ન્યોછાવર કરનાર તમામ શહીદો પ્રત્યે દેશ કૃતઘ્ન છે આઝાદીના અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન જન ભાગીદારીના આધારે ગોઠવવાની અપીલ પણ તેમણે કરી હતી

તેના દ્રષ્ટાંત તરીકે તેમણે સ્વદેશી કોરોના વેક્સિનનું ઉદાહરણ આપ્યું હતું અને કહ્યું હતું કે કોરોના રસીની શોધ કરીને ભારતે આખી દુનિયાની સેવા કરી છે

મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના આગેવાનો આ પ્રસંગે હાજર હતા પ્રતિકાત્મક દાંડી યાત્રા સહિતના તમામ કાર્યક્રમો જે સફળ બનાવવાનો સંકલ્પ શ્રી રૂપાણીએ વ્યક્ત કર્યો હતો

આઝાદીના અમૃત મહોત્સવની વિષય વસ્તુ ઉપર તૈયાર કરાયેલી વેબસાઈટ પણ શ્રી મોદીએ આ પ્રસંગે ખુલ્લી મૂકી હતી આત્મનિર્ભર ઇંકયુંબેટર ને પણ તેમણે ખુલ્લુ મૂક્યું હતું રાજકોટ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ નો સમાંતર કાર્યક્રમ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગાંધી બાપુનો સ્વદેશીનો વિચાર આજે આત્મનિર્ભર ભારત ઝુંબેશના પાયામાં હોવાનું પણ શ્રી પટેલે ઉમેર્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈ એ બે મિનિટનું મૌન પાળીને ઉપસ્થિતોએ સ્વાતંત્ર્ય સેનાનીઓને અંજલિ આપી હતી

રાજ્યના મહાનગરો તથા અન્ય વિસ્તારોમાં કોવિડના વધી રહેલા કેસ તથા સમગ્ર પરિસ્થિતિની ચર્ચા કરવા ઉચ્યસ્તરીય બેઠક યોજાઈ ગઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રોગ નિયંત્રણના ઉપાયો કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર હોસ્પિટલ દવાઓ વગેરે બાબતોની સર્વગ્રાહી ચર્ચા થઈ હતી મુખ્યમંત્રીએ સુરત અમદાવાદ રાજકોટ તથા વડોદરાના મ્યુનિસિપલ કમિશનરો સાથે વીડિયો કોન્ફરન્સીંગ માધ્યમથી વાતયીત કરી હતી

એવી જ રીતે વિદ્યાર્થીનીઓ તથા દિવ્યાંગ વિદ્યાર્થીઓને નિયમિત પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે તબીબી અભ્યાસક્રમો માટે લેવાતી રાષ્ટ્રીય પાત્રતા અને પ્રવેશ પરીક્ષા નીટ આગામી પહેલી ઓગસ્ટે લેવાશે

સુરતના નવા મેયર તરીકે હેમાલી બોઘાવાલાની પસંદગી થઇ છે